ગાંધીનગરથી વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન ગંધારાના શેરડી ભરનારા ખેડૂત સભાસદો શેરડી કાપનાર મજૂરો અને ટ્રક ટ્રેક્ટર સપ્લાયરોના બાકી નીકળતા નાણા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો

રાજ્યના તમામ ખેડૂતોએ એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા સિવાય ખરીફ પાક વખતે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને માવઠું કમોસમી વરસાદની સ્થિતિમાં પાક વીમાની રકમ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે

પ્લાઝમા ડોનેટ કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમાં ડોનેટ કરવામાં સુરતીઓ અગ્રસ્થાને રહ્યાં છે

કોવિડ વિજય રથ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા આજથી રાજ્યમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાશે

સુરતમાં જિલ્લા સેવા સદન સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ અને પદાધિકારીઓ ડિજીટલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

રથની સાથે સાથે કલાકારો સામાજિક અંતર જાળવી કલાના માધ્યમ દ્વારા પણ લોકોમાં જાગૃતિના સંદેશ ફેલાવશે રથના માધ્યમથી કોવિડ ઉપર વિજય મેળવવા જરૂરી તકેદારીઓ અને છેલ્લા મહિનાઓમાં કેન્દ્ર સરકારે લીધેલા જનહિતના નિર્ણયો જનતાને જણાવાશે કોવિડ સામેની લડાઈના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી આ અભિયાન શરૂ કરાયું છે

ઉલ્લેખનીય છે કે દેશ સહિત રાજ્મયાં કોરોના અંગે સંશોધનને વિશેષ મહત્વ અપાઈ રહ્યું છે જે અંતર્ગત રાજ્યમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની ઓટોપ્સીને મંજૂરી અપાઈ છે આ સંશોધન દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને કયા કયા આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે તે જાણી શકાશે જેના આધારે કોરોના દર્દીઓને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તેનો અભ્યાસ કરી તે મુજબ સારવાર પ્રદ્ધતિમાં ફેરફાર કરાશે આ અંગે વિસ્તૃત માહીતી આપાત પી ડી યુ મેડીકલ કોલેજના ડૉ

કપાડ ઉમેરે છે કે આ માટે સ્વજનોની મંજૂરી લીધા બાદ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાશે જરૂરી સેમ્પલ લઈ મૃતદેહનું સરકારની માર્ગદર્શિકા મુજબ અંતિમ સંસ્કાર મેનેજમેન્ટ કમિટિ દ્વારા કરાશે ઉલ્લેખનીય છે કે આ સંશોધન માટે તૈયાર કરાયેલા ઓટોપ્સી બ્લોકની તાજેતરમાં અગ્ર આરોગ્ય સચિવ જંયતિ રવી તથા અધિક આરોગ્ય સચિવ રાહ્રલ ગુપ્તાએ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂયનો કર્યા હતા વરસાદ વીજળી રાજ્યમાં છેલ્લા યાર દિવસથી વરસાદે લીધેલા વિરામ બાદ ગઈકાલે કેટલાક સ્થળોએ વરસાદ પડવાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખાંભા ગીર પંથકમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લાના ખાંભા રાજૂલાના અનેક ગામોમાં વરસાદ વરસતા કપાસ મગફળી તલ મગ અડદ સહિતના પાકોને નુકશાન પહોંચ્યું છે યાત્રાધામ અંબાજીમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો તો ઉંઝામાં દોઢ ઈંચ અને સિધ્ધપુરમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો વરસાદી માહોલ વચ્ચે વિજળી પડવાની ઘટનામાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે ખાંભાના ગોરાણ ગામ ખાતે વાડીમાં કામ કરતા ત્રણ ખેડૂત પર વીજળી પડતા એક ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપશ્યું હતું જ્યારે બે ખેડૂતોને ઈજા થતા રાજૂલા ખાતેની હોસ્પિટલમાં ખસેડાવ્યા હતા મહેસાણાના પઢારીયામાં આકાશી વીજળી પડતા બે મોત થયા હતા જ્યારે ત્રણ વ્યકિતઓ ગંભીર રીતે દાજ્યા હતા આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભીલોડામાં પણ વીજળી પડવાથી એક એક વ્યકિતના મોત થયા હતા આ ઉપરાંત ખાંભાના માલકનેશ ગામે મકાન પર વીજળી પડતા બે બળદના મોત નીપજ્યા હતા

તે શરૂઆતમાં ટ્રેનની ક્ષમતાના ફક્ત દસ ટકા મુસાફરો જ મુસાફરી કરી શકશે જે મુસાફરોએ માસ્ક પહેર્યુ નહીં હોય તેમની પાસે દંડ વસૂલવામાં આવશે દરેક મુસાફરી પછી ટ્રેનને સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે સત્તાવાળાઓએ ટ્રેનની અંદર અને પ્લેટફોર્મ ઉપર સામાજીક અંતર જાળવી રાખવાની ખાસ સૂચના આપી છે અમદાવાદ ઉપરાંત દિલ્હી ચેન્નાઈ બેંગલુરૂ અને હૈદરાબાદમાં પણ આજથી મેટ્રો ટ્રેન સેવા ફરીથી શરૂ કરાશે